તેમણે લોકોને પાણીના એક એક ટીપાંને બચાવવા આગ્રહ કર્યો છે

હાલમાં મનાવવામાં આવેલ વિશ્વ યોગ દિવસ અંગે પ્રધાનમંત્રી એ કહ્યું હતું કે આરોગ્ય પ્રત્યેની જાગૃતિ એ થોગ નો મહિમા અને થોગ દિવસનું મહત્વ વધારી દીધું છે

પી કોહલીએ જણાવ્યું છે કે સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ અત્યંત મહત્વનું છે

પરીણામે આ વ્યવહાર હવે ઘણા ઓછા ખર્ચે કરી શકાશે આરટીજીએસ મારફતે મોટી રકમની ડીજીટલ વ્યવહાર થાય છે જ્યારે એનઈએફટી મારફતે બે લાખ રૂપિયા સુધીના નાણાં મોકલી શકાય છે હાલન રીઝર્વી બેંકી દ્વારા તેની પર ખુબી જજ્યોછાન ચાર્જી લેવાય છે જે બેંકી ગ્રાહકો પાસેથી વસુલ કરે છે રીઝર્વ બેંકે ઈન્ડીયન બેંક એસોસિએશનના મુખ્ય અધિકારી વી જી કન્નના અધ્યક્ષ પદેન એક સમિતિ રચી છે અને પએટીએમ વ્યવહાર પર લાગતા યાર્જ અને ફી અંગે યકાસણી કરી અહેવાલ આપવા જણાવ્યું છે

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદમાં જજ્ઞાવ્યું હતું કે આ તમામ બંદરોનો જાહેર અને ખાનગી ક્ષેત્રના સાથ અને સહકારમાં એટલે કે પીપીપીના ધોરક્ષે વિકાસ કરાશે તેમણે કહ્યું કે દેશમાં જહાજોના સમારકામ વડે રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવાશે

ગોલ્ડ ચેનલ તથા અન્ય સ્ટેશનો પર રાત્રે સાડા નવ વાગ્યે શરૂ થશે

ભારતીય ટીમે સેમીફાઈનલમાં પહોચવા ફક્ત એક મેચ જીતવાની છે